બી

જયશંકરે જણાવ્યું છે કે ભારતની પૂર્વના દેશો માટેની પાડોશી દેશો પહેલાની નીતિમાં આર્થિક રાજદ્વારી બાબત કેન્દ્રમાં છે

આ બેઠકમાં આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને વિદેશમંત્રી એસ

પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોએ અત્યાર સુધી કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ બધા જ મંત્રાલયોને સાથે મળીને કામ કરવા અને કોરોના વાયરસ બાબતે સાવચેતી રાખવા લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ નિષ્ણાંતોની સલાહ્ મુજબ વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો શક્ય હોય ત્યાં સુધી ટાળવા અને લોકોને સાવચેતીના પગલા રૂપે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેવી સ્પષ્ટ સમજ્ઞતી આપવા જણાવ્યું હતું આ બેઠકમાં અધિકારીઓને કોરોના અંગે પરીક્ષણનું આયોજન કરવાની સૂચના અપાઇ હતી તથા ઇરાનમાં અટવાયેલા ભારતીયોને વહેલી તકે સ્વદેશ લાવવા જણાવાયું હતું આરોગ્યમંત્રી હર્ષવર્ધને કોરોના વાયરસ સામે સમયસર અને અસરકારક પ્રતિભાવ આપવા બધા રાજ્યોને સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો દ્વારા અત્યારસુધી લેવાયેલા પગલાંની જાણકારી આપતાં પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા આ બેઠકમાં દવાની ઉપલબ્ધિ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ વિમાનમથક અને બંદરો ઉપર સ્ક્રીનીંગની કામગીરી સહિત બધા જ મુદ્દાઓ અંગે સધન ચર્ચા કરવામાં આવી હતી

એક ટ્વીટમાં શ્રી જાવડેકરે કહ્યું કે આ વાયરસથી બચવા માટે હાથ મિલાવવા ને બદલે નમસ્કાર કરવો જોઇએ તેમણે એમ પણ કહ્યું કે તાવ ખાંસી અને ગળામાં થતા દુઃખાવાના કોઇ પણ લક્ષણો જણાય તો તેવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ શ્રી જાવડેકરે લોકોને કોઇ પણ પ્રકારના ભીડ ભાડ વાળા સ્થાનો કે મેળાવળાઓમાં નહિ જવાની સલાહ આપી છે

જનઔષધિ દિવસના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ યોજનાએ દરેક વર્ગની વ્યક્તિને દવાઓ પૂરી પાડીને રક્ષણ પુરૂં પાડયું છે

તેમણે કહ્યું કે સરકાર દરેક નાગરિકના ઉત્તમ આરોગ્ય માટે કટીબદ્ધ છે સરકાર વાજબી ભાવે સારવારના લક્ષ્યાંકને હાંસલ કરવામાં આવતી કોઇ પણ અડયણો ઓળખી કાઢવા પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જનઔષધિ કેન્રો ીના લીધે દર મહિને એક કરોડથી વધુ લોકોને લાભ થાય છે

આજે પુણેમાં સસન જનરલ હોસ્પિટલમાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રની મુલાકાત લીધા પછી તેઓ બોલી રહ્યાં હતાં તેમણે કહ્યું કે સરકાર શ્રમિકો માટે જૂથ વીમા યોજના ટ્રંક સમયમાં શરૂ કરશે

બી

આજે મુંબઇમાં પત્રકાર પરિષદમાં શ્રી કુમારે જણાવ્યું છે કે બેંકની કાનૂની તથા મૂડીરોકાણ અંગેની સમિતિઓ આ યોજનાનું મૂલ્યાંકન કરી રહી છે

ના બોર્ડે સૈદ્ધાંતિક મંજુરી આપી છે શ્રી રજનીશક્મારે દોહરાવ્યું હતું કે બેન્કના ખાતાધારકોને શરૂઆતમાં મુશ્કેલીઓ પડશે પણ નાણાંની સલામતી બાબતે ભય રાખવાની જરૂર નથી રિઝર્વ બેન્કે સરકારને યસ બેન્કને એક મહિના સુધી નિયંત્રણ હેઠળ મૂકવાની સલાહ આપી હતી અને આ બેન્કની પુનઃ રચનાની યોજનાનો મુસદ્દો નાગરિકો સૂચન કરી શકે તે હેતુથી જાહેર કર્યો છે

જયશંકરે જણાવ્યું છે કે ભારતની પૂર્વના દેશો માટેની પાડોશી દેશો પહેલાની નીતિમાં આર્થિક રાજદ્વારી બાબત કેન્દ્રમાં રહેલી છે

આજે દિલ્હીમાં ઇકોનોમીક ટાઇમ્સ વૈશ્વિક વેપાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતાં તેમણે કહ્યું કે આ ધિરાણોને સોવેરીન ગેરેંટી હોવાથી ભારતીય કંપનીઓ અન્ય દેશોના બજારોમાં સરળતાથી કામગીરી કરી શકે છે વિદેશમંત્રીએ જણાવ્યું કે સકારાત્મક અભિગમની સાથે સાથે સમર્થનકારી નીતિઓ પણ હોવી જોઇએ અને સરકાર એ જ કામગીરી કરી રહી છે

આ કાર્યક્રમમાં આકાશવાણી સમાચારના મહાનિદેશક ઇરા જોશી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા

શ્રી રિજીજુએ જણાવ્યું હતું કે આ પ્રકારની રમતોનું ગુલમર્ગમાં દર વર્ષે આયોજન થવું જોઇએ તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રશિક્ષણ આપતી તાલીમ અકાદમીઓ રમતવીરો માટે શરૂ થવી જોઇએ

અત્યાર સુધી ભારતીય ટીમે બધી જ મેચોમાં જીત મેળવી છે છતાં પણ ઓસ્ટ્રેલિયા સામે જીતવું પડકારજનક રહેશે સ્પર્ધાની સેમીફાઇનલ મેચ વરસાદના કારણે રમી શકાઇ ન હતી આમ છતાં ભારતે ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ અંકો મેળવ્યા હોવાથી તે ફાઇનલમાં પહોંચ્યું છે

ઇરાનની સત્તાવાર સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે તેઓ તાજેતરમાં પાટનગર તહેરાનથી સંસદમાં ચૂંટાયા હતા ઇરાનમાં કોરોનાના કારણે બીજા સાંસદનું અવસાન થયું છે

આ સહેલાણીઓમાં એક ઇટલી અને ફ્રાંસનાં બે સહેલાણીઓ સામેલ છે જેમને દેખરેખ અને સારવાર માટે અલગ વોર્ડમાં રખાયા છે